આ માટે ખેડૂતો દ્વારા ઓન લાઇન નોંધણી કરાવવી ફરજીયાત જ્રીય નોંધણીની મુદત તા

દ્વારા જણાવાયુ છે

નોંધણી કરાવેલ ખેડૂતોનો તુવેરનો જથ્થો તા

જેસલ તોરલ મંદિરના અંદાજિત રૂ પોણા ત્રણ લાખના ખર્ચે ફાથ ધરાનારાં વિકાસકામોની સમીક્ષા કરીને ઝડપથી આગળ ધપાવવા સાથેસરકારી જમીનમાં થયેલાં ગૌરકાયદે દબાણો દૂર કરવા પણ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આફિરે તંત્રનેનિર્દેશ આપ્યો હતો